પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રશિયાના ફાર ઈસ્ટ પ્રદેશના વિકાસ માટે એક મીલિયન અમેરિકી

કરે તેવી સંભાવના

ઉપરાષ્ટ્રપતિએ ભારતીય સમુદાયોને જમ્મુ કાશ્મીરમાં પુનઃગઠન બાદ ભારત વિરુદ્ધ થઈ રહેલા નકારાત્મક પ્રચારનો વિરોધ કરવા અનુરોધ કર્યો છે

રશિયા વાર્ષિક પરિષદમાં ભાગ લીધો હતો અને વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય ભારતબેઠકો કરી હતીપૂર્વ આર્થિક મંયના સત્રને સંબોધતાં શ્રી મોદીએ રશિયાના ફાર ઈસ્ટ પ્રદેશના વિકાસ માટે એક મિલિયન અમેરિકી ડોલરની સહાય આપવાની જાહેરાત કરી હતી શ્રી મોદીએ કહ્યું કે આ જાહેરાત ભારતની એક્ટ ફાર ઈસ્ટ નીતિ માટે નિર્ણાયક પગલું સાબિત થશેશ્રી

કર્યા હતા મલેશિયાના પ્રધાનમંત્રી ડોમહાથીર બીન મહંમદ સાથેની બેઠક દરમ્યાન પ્રધાનમંત્રીએ ઝાકીર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભારતીય અધિકારીઓઆ અંગે મલેશિયા સાથે ચર્ચાઓ યાલુ રાખશે તેમ જણાવ્યું હતું શ્રી મોદી મંગોલીયાના રાષ્ટ્રપતિ ખાબ્તમાગીન બાટુલ્ગા સાથે પણ બેઠક કરી હતી

રશિયા વાર્ષિક પરિષદ દરમ્યાન શ્રી મોદીએ શ્રી પુતિન સાથે સર્વગ્રાહી વાતયીત કરી હતીશ્રી મોદીએ કહ્યું કે

લીધેલા પગલાંને તથા સંયુક્ત રાષ્ટ્રસંઘ સંરક્ષણ કાઉન્સીલમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની બાબતને સમર્થન આપ્યું હતું

અત્યાર લેન્ડર વિક્રમ ખૂબ જ નીચી કક્ષામાં ચંદ્ર ફરતે પરિભ્રમણ કરી રહ્યું છેઇસરોના જણાવ્યા મુજબ કાલે વહેલી સવારે એકથી બે વાગ્યાની વય્યે લેન્ડરને ચંદ્રની ધરતી પર ઉતારવાની જટિલ પ્રક્રિયા પૂરી

ઉતરવાના લગભગ યાર કલાક બાદ લેન્ડર વિક્રમથી રોવર પ્રજ્ઞાન અલગ થશે અને ચંદ્રની ધરતી પર પરીક્ષણ શરૂ કરશે આખો દેશ આ મિશનની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યો છેઆ ઉપલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે બેંગલુડુ પહોંચશે અને આ ગૌરવશાળી ઘટનાના સાક્ષી બનશે

તેમણે કહ્યું કે વિશ્વનો કોઈ પણ દેશ આતંકવાદથી સલામત નથી અને ભારત સંયુક્ત રાષ્ટ્ર જેવા વૈશ્વિક સ્તર તેમજ દ્વિપક્ષીય બહુપક્ષીય પ્રાદેશિક મંચો પરથી આતંકવાદ વિરોધી સહકારનો મુદ્દો ઉઠાવી રહ્યો છે

ી વાતો ખાસ કરીને જમ્મુકાશ્મીરમાં હાલ કરાયેલા પુર્નઃગઠન અંગે થઈ રહેલી વાતો દ્વારા ભારત વિરુદ્ધ થઈ

વિમોચન પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું્રી નાથડુએ કહ્યું કે પ્રવાસી ભારતીયોએ ભારતને સાયી છબી ઉજાગર કરવી જાઈએ અને ભારત અંગે ફેલાતી ખોટી વાતોનો વિરોધ કરવો જાઈએ

સાક્ષીઓ તેમજ અધિકારીઓના જણાવ્યા મુજબ કાશ્મીરમાં લોકો ખાનગી વાહનોથી મુક્તપણે ફરી રહ્યા છી

લદાખે દૃષિ અને પ્રવાસન સિવાયના ક્ષેત્રો અંગે પણ વિયાર કરવો જાઈએઆ પરિષદમાં લેહ પર્વતીય સમિતિના સીઈસી ગ્યાલ

પી સીઆઈઆઈ પ્રતિનિધિઓ તથા રાજ્યના વિવિધ રોકાણકારો હાજર રહ્યા હતા

તેમણે કહ્યું કે કુપોષણનીસમસ્યા નિવારવા અને તે અંગે જાગૃતિ કેળવવા સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

પુરુષોની સિંગલ્સમાં રાકેલ નડાલ અને માટેઓ બેરેટીની વચ્ચે મુકાબલો થશેક નડાલે ગઇકાલે આર્જેન્ટીનાના ડીઈગોને

રમાશે